આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે તેની વિગતોની રાહ જોવાઈ રહી છે બેઠકના નિર્ણયોની પ્રસાર માધ્યમો બપોર પછી માહિતી આપવામાં આવશે બેઠક બાદ નાણામંત્રી નિર્મળા સિતારમણ તતા માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે માધ્યમોના પ્રતિનિધિઓને સંબોધન કરશે

ખુલ્લા બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રાફક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને ટવીટ સંદેશમાં જણાવ્યું છે કે સુધારેલી સંગ્રહ્ મર્યાદા આયાતી ડુંગળી માટે લાગુ કરવામાં નહી આવે અગાઉ છુટક વેપારીઓ દસ ટન અને જથ્થાબંધ વેપારીઓ પયાસ ટન સુધી ડુંગળીનો સંગ્રહ્ કરી શકતા હતા

ચિદમ્બરમના જામીન મંજૂર કર્યા છે પ્રવર્તન નિદેશાલયે કરેલા આ કેસમાં સર્વોચ્ય અદાલતે કહ્યું છે કે ચિદમ્બરમ અદાલતની પરવાનગી વિના દેશ છોડી નહીં શકે તે જ રીતે સાક્ષીઓ પર પ્રભાવ પાડવાનો કે પુરાવાઓ સાથે ચેડાં કરવાની પણ મનાઈ ફરમાવી છે

સર્વોચ્ય અદાલતના ન્યાયમૂર્તિ આર

જેનાથી પોર્ટબીલીટી પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે ટ્રાઇએ એક સેવા વિસ્તારોમાં મોબાઇલ નંબર એક કંપનીમાંથી બીજી કંપનીમાં પોર્ટ કરવા માટે ત્રણ દિવસનો સમયગાળો નકકી કર્યો છે તેજ રીતે એક સકેલ થી બીજા સર્કલ માટેની પોર્ટ આઉટ માટે પાંચ દિવસનો સમથગાળો નકકી કર્થો છે

સી મુર્મુએ સમગ્ર પ્રદેશમાં વીજળીની સ્થિતિની ગઇકાલે સમીક્ષા કરી

ખાસ કરીને સંથાલ પરગણાના છ જીલ્લામાં આ વિધાનસભા ક્ષેત્રો આવેલા છે આજે આ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે જયારે ઉમેદવારી છઠ્ઠી ડિસેમ્બર સુધી પાંછી ખેંચી શકાશે

દરમિયાન બીજા અને ત્રીજા તબકકાની યુંટણીઓના વિધાનસભા ક્ષેત્રોમાં ફાલ પ્રચાર પુરજોશમાં યાલી રહથો છે આ સાતમી તારીખે યોજાનારી બીજા તબકકાની ચુંટણીઓ માટે સાત જીલ્લાની વીસ વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે

વિજશેખરાએ સર્વેશ કરતા એક સેન્ટીમીટર નીચો કૂદકો લગાવ્યો હતો

પણ સુવર્ણ ચંદ્રક ઓછા છે

જાહેર ફરિયાદ નિવારણ તંત્રની કામગીરીની સમીક્ષા માટે ગઇકાલે જમ્મુમાં મળેલી વહીવટી સમિતિની પહેલી બેઠકમાં જ આ સૂચના આપવામાં આવી હતી જમ્મુ કાશ્મીર સરકારના આયોજન વિકાસ દેખરેખ અને ફરિયાદ નિવારણ વિભાગના અગ્રસચિવ રોહિત કન્સલે નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થાની વિસ્તૃત રજૂઆત કરી હતી

રાજ્ય સરકારે તમામ સરકારી કચેરીઓ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે પેટા યૂંટણી યોજાવાની તેવા વિસ્તારોમાં જ રજા રહેશે અન્ય વિસ્તારમાં રહેલા નોંધાયેલા મતદાતાઓ અહીં મતદાન કરવા માટે સવેતન રજા લઈ શકશે વહીવટીતંત્રે જે વિસ્તારોમાં મતદાન થવાનું છે તે વિસ્તારોમાં દારૂના વેચાણ પર આવતીકાલ સાંજ સુધી પ્રતિબંધ મૂક્વો છે

આ દિવસ ઉજવવાનો હેતુ દેશની દરિયાઇ સીમાઓની સલામતીમાં નૌસેનાની ભૂમિકાને દર્શાવવાનો પણ છે

ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન પોળા બે કરોડ જેટલા કરદાતાઓને રીફંડ યુકવાથા હતા આમ ગયા વર્ષની સરખામણીમાં વીસ ટકા વધુ રીફંડ યુકવાયા છે